તબકકાવાર આ વાનું ચાલુ રાખશે

દિવસ તરીકે કોલાકાતામાં યોજાનાર સમારંભનું ઉદ્વાટન કરશે દેશના ગુજરાત કેરળ સહિત નવ રાજયોમાં મરઘા બતકોમાં બર્ડ ફલુના કેસ નોંધાયા છે

તેમણે કહયું કે ઘણા દેશો ભારત ાસેથી વેકસીન મંગાવવા ઇચ્છે છે કારણ કે ભારત વેકસીન ઉતાદનનું વૈશ્વિક કેન્દ્ર છે

તેમણે કહયું કે મંજુરી મળ્યા બાદ શ્રીલંકા અને અફઘાનીસ્તાનને ણ રસી અ ાશે પ્રધાનમંત્રી રસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપુર્વક જણાવ્યું છે કે કોવીડની રસી વિકસાવવામાં ભારત આત્મનિર્ભર બન્યું છે તેઓ ગઇકાલે વારાણસીમાં કોવીડની રસી મેળવનાર લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંવાદ કરી રહયાં હતા તેમણે કહ્યું કે ભારતમાંજ તૈયાર કરાયેલી બે રસીઓની મદદથી હાલ દેશમાં કોવીડ રસીકરણ અભિયાન ચાલી રહયું છે તેમણે દેશના કોવીડ રસીકરણ કાર્યક્રમ હેઠળ રસી લઇને દેશની રસી અંગે અન્ય લોકોનો વિશ્વાસ વધારવા માટે રસી લેનારા બધાજ નાગરીકોનો આભાર માન્યો હતો તેમણે દોહરાવ્યું હતું કે રસીના ઇમરજન્સી ઉપ યોગ માટે લેવાયેલ નિર્ણય રાજકીય નથી

પ્રધાનમંત્રી કોલાકાતાના નેશનલ લાઇબ્રેરી અને વિક્ટોરિયા મેમોરિયલ ખાતે યોજાનાર બે કાર્યક્રમમાં ઉપ સ્થિત રહેશે આજે બ ોરે કોલકાતા હોંચ્યા છી પ્રધાનમંત્રી નેશનલ લાઇબ્રેરી ખાતેના કલાકારોની શિબિરની મુલાકાત લેશે

આજે સાંજે શ્રી મોદી વિક્ટોરીયા મેમોરિબલ ખાતે ચાલી રહેલાં પ્રદર્શનને નિહાળશે

આજે ગુજરાતના બારડોલી તાલુકાના હરિપુરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપ ાણીની ઉપ સ્થિતિમાં સુભાષબાબુની જયંતીની શાનદાર રીતે ઉજવણી થશે

ગુજરાતના ગીર સોમનાથ તથા ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં મરઘા બતકમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કાગડામાં બર્ડ ફલુની પુષ્ટી થઇ છે જો કે રાજસ્થાનના અલવર જીલ્લાના કાગડાના મૃતદેહોમાં બર્ડ ફલુ જણાયો નથી આ બધા જ રાજયોના શુ ાલન વિભાગો તેમણે બર્ડ ફલુના સંક્રમણને નિયંત્રણમાં લેવા લીધેલા ગલાની જાણ કેન્દ્ર સરકારને દરરોજ ધોરણે કરે છે કેન્દ્ર સરકારના સંબંધીત વિભાગો ણ સોશીયલ મીડીયાની મદદથી આ અંગે જાગૃતી કેળવવાના પ્રયાસો કરે છે

મેઘાલય સરકારે તેમને આવકારવા માટે તમામ પ્રકારની સુરક્ષાની તૈયારીઓ ે ણ કરી છે આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી ઉત્તર પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રાલય વાઇસ ચેરમેન ડો

આસામ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નૂતન ભારતની યુવા છે ઢી મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ છે અને લડવાનો ઉત્સાહ દેશના વિકાસમાં વધારો કરશે

તેમણે આશા વ્યક્ત કરી કે તેજપુર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે યુવાનોને હિંમત અને સંકલ સાથે દેશ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ કહ્યું કે અનેક સંસાધનોની અછત હોવા છતાં કોરોના વાયરસ રોગયાળા સામે લડ્યા છે

રાજ્યમાં પૂરતા કેન્દ્રિય દળોને યોગ્ય સમયે તૈનાત કરવામાં આવશે અગાઉ તેમણે રાજ્યના ઉચ્ય અધિકારીઓ મુખ્ય સચિવ ોલીસ મહાનિદેશક અને કોલકાતાના ોલીસ કમિશનર સહિત દાધિકારીઓ સાથે બેઠક યોજી મદાનની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી